ત્યારે રાજ્ય સરકાર અને ભારત સરકારની ટીમો સાથે મળીને આગામી ચાર દિવસમાં દવાનો છટકાવ કરીને તીડનો નાશ કરવામાં આવશે

એસડીઆરએફ દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોમાં રવી પાકને ધ્યાનમાં રાખને સહાય આપવામાં આવશે જો ખરીફ પાકને નુક્સાન થયું હશે તો તેને તેમા રકમની વધારો કરવામાં આવશે આજનું કંકણાકૃતિ સૂર્યગ્રહણ ગુજરાતભરમાં ધાર્મિક શ્રધ્ધા અને વૈજ્ઞાનિક મિજાજ સાથે લોકોએ માણ્યું હતું નરી આંખે સૂર્યગ્રહણ જોવાની મનાઈ હોવાથી કચ્છના રણથી માંડીને અમદાવાદના રિવરફન્ટ અને સાયન્સ સિટી સુધીના સ્થળોએ ગ્રહણ જોવાની અને અભ્યાસ કરવાની વ્યવસ્થા અનેક સંસ્થાઓ દ્વારા ગોઠવાઈ હતી

નર્મદા અને તાપી જેવી નદીના કિનારે સ્નાન માટે ભાવિકોની ભીડ જામી હતી તો સોમનાથ અને દ્વારકાના ત્રિવેણી ઘાટ ઉપર પણ શ્રદ્વાળુઓ ઉમટી પડ્યા હતા

અગાઉ આર્થિક અનામત અંગે સર્વોચ્ય અદાલતના યુકાદાને લીધે આ ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામા આવી હતી જે હવે ફરીથી હાથ ધરાશે ભરતી માટેની જગ્યામાં આર્થિક અનામત રાખવા માટેનો નિર્ણય થયો હોવાથી તે પ્રમાણે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોને પૂરતો ન્યાય મળે

આજે પાવાગઢ તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિર ખાતેથી પાવાગઢ પર્વતની પરિક્રમાની શરૂઆત પ્રસંગે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા અને રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર હાજર હતા

કચ્છના નાના રણમાં બજાણા પંથકમાં આવેલાને અડીને આવેલા ધુડખર અભયારણ્યની મુલાકાત લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૈવિકતા સભર રણ વિસ્તારની વન્યજીવ સૃષ્ટિથી વાકેફ થયા હતા

પંડિતે સફેદ રણમાં જોવા મળતી જૈવિક વિવિધતાની માહિતી આપી હતી ધુડખર ઉપરાંત અહી જોવા મળતા યાયાવર પક્ષીઓ તથા અહીં વસવાટ કરતા દુર્લભ પ્રજાતિના પ્રાણીઓ અને લોકજીવનથી રાજ્યપાલશ્રી આચાર્યને માહિતગાર કરાયા હતા રાજ્યપાલશ્રીએ રણ વિસ્તારમાં આવેલ ટુંડી વેટલેન્ડની પણ મુલાકાત લીધી હતી જ્યાં અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થીઓ સાથે તેમણે વાર્તાલાપ કરી પ્રકૃતિની જાળવણીના એક શુભ વિચાર સાથે જીવન માર્ગ કંદરવા જણાવ્યુ હતું બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક રીતે કાપણી અને તે બાદની તજજ્ઞોના વિષય પર વિસનગર તાલુકાના તાલીમાર્થી ખેડૂતો માટે તાલીમ વર્ગ યોજાયો જેમાં પ્રોફેસર ડો

પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું નાગરિકત્વ સુધારા કાયદા અંગેની ભ્રમણા અંગે સ્પષ્ટતા કરતી છણાવટ બુલેટિનમાં આજથી અમે શરૂ કરી છે

જ્યારે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપનું સર્જન થવું બાકી છે તેના રાષ્ટ્રવ્યાપી અમલ માટેના નિયમો અને પ્રક્રિયા પણ નક્કી થવી બાકી છે